વારાણસીમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ ત્રણ દિવસ માટેના કાર્યક્રમમાં આશરે છ હજાર બિન નિવાસી ભારતીયો ભાગ લે તેવી સંભાવના છે નવા ભારતના નિર્માણમાં મૂળ ભારતીયોની ભૂમિકા એ આ વર્ષની વિષયવસ્તુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આ કાર્યક્રમનું વિધિવત ઉદઘાટન કરશે

આ બધુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય દિવસના સમાપન સત્રને સંબોધન કરશે શ્રી કોવિંદ પ્રવાસી ભારતીય પુરસ્કારો પણ અર્પણ કરશે

ઉર્જા મંત્રાલયે વીન્ડ સોલાર હાઇબ્રીડ અને બાયોગેસ જેવા સેકટર્સમાં ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટની સ્થાપના ડેવલપર્સ માટે સરળ બનાવવા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ વ્યાપારની સરળતા કરતા અનેકવિધ પગલાં લીધા છે

એ બાબતમાં હવે કોઇ શંકા નથી એમણે કહ્યું કે નિર્ધારિત લક્ષ્ય કરતાં પણ વ્ધુ ઊર્જા ઉત્પાદન ક્ષમતા કરી શકાશે

અદાણી મેડીકલ કોલેજના મનોરોગ ચિકિત્સક ડો પૃથા દેસાઈવિદ્યાર્થીઓને પોતાની આગવી પ્રતિભા ઉપર અને યાદશક્તિ ઉપર વિશ્વાસરાખવા ની સલાફ આપતા તેમણે નકારાત્મક વિચારધરાવતા લોકોથી દુર રફેવા અનુરોધ કર્યો ફતો આ પ્રસંગે કોલેજના પ્રધ્યાપકો પાટીદાર સમાજના અગ્રણીઓ અદાણી મેડીકલ કોલેજ તથા અદાણી ફાઉન્ડેશન નાં અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આસુતોષ અંતાણી જીલ્લામાં આજ સવારથી બદયાયેલા વાતાવરણ પગલે જીલ્લામાં કેટલાક વિસ્તાર માં કામોસમી વરસાદ થયા હોવાનો અહેવાલ મળ્યો છે પૂર્વ કરછ નાં અંગેના ભચાઉ સફીત નાં કેટલાક વિસ્તારોમાં લાખોદનાં અઢી વાગ્યા આસપાસ માવઠું થયું હોવાના સમાચાર મળી રહ્યા છે જીલ્લામથક ભુજ સફીત જિલ્લા મોટા ભાગના સમરોફમાં આજે દિવસ દરમિયાન વાતાવરણ વાદળ છાયું રહ્યું હતું સર્યનારાયણની આવન જાવન વચે પવનની ગતિ મંદ પડતા લોકોએ ગરમી બફારાના અનુભવ કાર્ય હતા દરમિયાન અંજાર તાલુકાના નગરપાલિકા ગામથી અમારા સમાચારમિત્ર શ્રી શિવાજીભાઈ આફિરે ફોન પર માફિતી આપતા જણાવ્યું હતું કેઆંજે સવાર થી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું પણ વરસાદ પડતા ન હતા